પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

સંક્રમણ ઓછું થાય અને સંક્રમિતોને સઘન સારવાર મળે અને જલ્દીથી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઉભી કરેલી છે શ્રી રૂપાણીએ સૌ નાગરિકોને એસ

નુ પાલન કરવા ભીડભાડ ટાળવા માસ્કનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે રાજ્યમાં લોકડાઉન કે કર્ફયુની વાત માત્ર અફવા છે ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી માત્ર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફથુ યથાવત રહેશે

કોરોનાના સંક્રમણ નિયંત્રણ સારવાર દવાઓ સહિતની સુવિધા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે તે મુજબ કામગીરી થઈ રહી છે

રાહુલ ઉપ સુકાની રહેશે એરોન ફીંચ ઓસ્ટ્રેલિયાની ટીમના સુકાની છે પ્રથમ વન ડે માટેની ટીમનાં તેર સભ્યો ની ટીમમાં ગુજરાતના હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા જસપ્રિત બુમરાહનો સમાવેશ કરાયો છે આકાશવાણી પરથી આજે રમાનારી પહેલી વન ડે મેચનો આંખો દેખ્યો અહેવાલ હિંદી અને અંગ્રેજી ભાષામાં સવારના સાડા આઠથી પ્રસારીત થશે